પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાજ્યના ઉદ્યોગ વિભાગ અને નેશનલ સ્ટોક એક્સચેંજ વચ્ચે સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગોને પબ્લીક ઇસ્યુ દ્વારા નાણાં ઉપલબ્ધ કરાવવાની એક સમજુતી ઉપર ફસ્તાક્ષર કરાયા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિતીમાં ઉદ્યોગસાહસિકોને સરળતાથી નાણાં સહાય મળે તે માટે ઉદ્યોગ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્ચે સમજૂતી કરાર થયાં છે સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોને ઉપયોગી હોય તેવા કોઈપણ પ્રોજેક્ટ પોતાના અનુદાનથી શરૂ કરે તો રાજ્ય સરકાર તેમાં તેટલું જ સમાન અનુદાન ફાળવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના વપરાયેલા પાણીને શુધ્ધ કરવા માટે સ્થપાયેલા સુએજ પ્લાન્ટના શુધ્ધ કરાયેલા પાણી સિંચાઇ હેતુથી ફતેવાડ઼ી કેનાલમાં આપવાના કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે લોકોને પાણીનો કરકસયુક્ત વપરાશ કરવા અનુરોધ કર્યો હતો અને દરિયાના ખારા પાણીને મીઠુ પાણી બનાવવા રાજ્ય સરકારે ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા હાથ ધરેલી કામગીરીની વિગતો આપી હતી

શુધ્ધ પાણી અમદાવાદ જીલ્લાના દસક્રોઇ સાણંદ બાવળા અને ધોળકા તાલુકાના ધરતીપુત્રોને બારેમાસ મળશે

મુખ્યમંત્રીએ રાજ્યમાં જળસંચય અભિયાનને વધુ વ્યાપક બનાવવાની તથા ભૂગર્ભગના જળસ્તરને લોકભાગીદારીથી ઉંયુ લાવવાની નેમ વ્યક્ત કરી હતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ આ પ્રસંગે માત્ર અમદાવાદ જીલ્લા માટે નહિ પણ સમગ્ર રાજ્ય માટે દિશા સુચક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

એમ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિતીમાં ઉધોગસાહસિકોને સરળતાથી નાણાં સહાય મળે તે માટે ઉધોગ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્ચે સમજૂતી કરાર થયાં છે હવે જે નવાં ઉધોગસાહસિકો ગુજરાતમાં સૂક્ષ્મ લધુ અન મધ્યમ ઉધોગો સ્થાપવા માગે છે તેને સમયસમર્યાદામાં અને જરૂરીયાત મુજબ નાણાં મળી રહશે

બેંક ઓફ બરોડા એ આ હેતુસર મુંબઈ ખાતે એક સેન્ટરલાઈઝડ મોનેટેરીગ સેલ પણ કર્યું છે આ મુખ્યમંત્રીએ રાજ્યના ઉધોગીક વિકાસમાં કરોફરજજુ સમાન સૂક્ષ્મ લધુ અને મધ્યમ એકમોને ઉધોગ શરૂ કરવાની જરૂરી પરવાનગી લેવામાંથી ત્રણ વર્ષમા માટે અપનાવેલો છે

રાજ્યના ઉદ્યોગ વિભાગ અને નેશનલ સ્ટોક એક્સચેંજ વચ્ચે એમ

ઇ એટલે કે સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગોને પબ્લીક ઇસ્યુ દ્વારા નાણાં ઉપલબ્ધ કરાવવાની એક સમજુતી ઉપર હસ્તાક્ષર કરાયા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગના અગ્રિ સચિવ એમ

દાસ અને નેશનલ સ્ટોક એક્સચેંજના વેપાર વિકાસ અધિકારી રવિ વારાણસીએ સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા આ સમજુતીના લીધે નેશનલ સ્ટોક એક્સચેંજ દ્વારા અમલમાં મુકાતી યોજના હેઠળ એમ

ઉદ્યોગો સરળતાથી પબ્લીક ઇસ્યુ વડે નાણા ઉપલબ્ધ કરી શકશે

ની ટ્રેડ રિસીવેબલ ઇલેક્ટ્રોનીક સીસ્ટમ હેઠળ એમ

ઉદ્યોગોને તેમના ઉત્પાદન તથા સપ્લાયની સામે ઝડપથી નાણા મળવા લાગશે

દ્વારા મૂડીભંડોળ ઉભુ કરવા મદદરુપ થવા રાજ્ય સરકાર પણ પોતાની યોજના હેઠળ પાંચ લાખ રુપિયાની સહાય આપે છે

અને ઉદ્યોગ વિભાગ દ્વારા સધાયેલી સમજુતીના કારણે એમ

ફોરેક્સ હેઝીંગના મંચની સુવિધા પણ મળતી થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે અમદાવાદમાં રોટરી ડિસ્ટીક્ટ કોન્ફરન્સ વિરાસતને પ્રારંભ કરતી વેળાએ આ મુજબ જણાવ્યું હતું વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે દેશમાં આરોગ્ય સેવા જેવા ક્ષેત્રોમાં કાર્ય કરવાની ઘણી સંભાવનાઓ છે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ લોકઉપયોગી યોજનાઓ થકી આ કાર્ય કરી રહી છે મુખ્યમંત્રીએ સેવાભાવી સંસ્થાઓને પોતાનું યોગદાન આપવા આગળ આવવાનું આહ્વવાન કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રીએ રોટરી લીગસી બુકનું વિમોચન કર્યું હતું

તેમ જણાવીને સ્વચ્છતા અંગે લોકજાગૃતિ કેળવવાનો અનુરોધ કર્યો છે ગઇકાલે રાજકોટમાં કોટેચા ચોક ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત સ્વચ્છતા અભિયાનમાં રાજ્યાપાલે આ મુજબ જણાવ્યું હતું તેમણે રાજ્યમાં સ્વચ્છતા અભિયાન હેઠળ હાથ ધરાઇ રહેલા કામોને બિરદાવતા દર મહિને રાજ્યના એક શહેર કે ગામમાં યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની નેમ વ્યક્ત કરી હતી રાજ્યપાલની સાથે તેમના પત્ની દર્શનાદેવી પણ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થયા હતા રાજ્યપાલ દેવવ્રતજીએ લાખાજીરોડથી કબા ગાંધીના ડેલા સુધી પગપાળા ચાલીને શહેરીજનો સાથે વાતચીત કરી હતી તેમણે કબાગાંધીના ડેલાની મુલાકાત લઇને રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરને પુષ્પો અઢાવી ભાવભીની અંજલી અર્પણ કરી હતી

સૂર્યગ્રહણને અનુલક્ષીને સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના અન્ય દરેક મંદિરોમાં પણ પૂજાવિધિમાં ફેરફાર કરાયો છે

ના સમર્થમાં સુરેન્દ્રનગર અને જામનગરના કાલાવાડમાં રેલીઓ યોજાઈ હતી અને વહીવટીતંત્રને અમલ કરવા આવેદનપત્ર સુપરત કર્યું હતું સુરેન્દ્રનગરમાં મેગામોલથી શરૂ થયેલી મૌન રેલીમાં જિલ્લા ભાજપના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય વિશ્વ હિંન્દુ પરીષદના વિપિન ભાઈ ટોલીયા વગેરે મહાનુભાવો જોડાયા હતા રેલી શાંતિપૂર્ણ રીતે પૂરી થયી હતી જામનગરના કાલાવાડમાં પણ નાગરિકો સંશોધન કાયદો અને એન

ના સમર્થનમાં સરદાર પટેલની પ્રતિમાથી સમર્થમાં રેલી યોજાઈ હતી લોકોએ રેલીમાં જોડાઈને નાગરીક્તા સંશોધન અધીનીયમના સમર્થનમાં સૂત્રો પોકાર્યા હતા અને મામલદારને આવેદનપત્ર પણ સુપર્ત કર્યું હતું દરમ્યાન નાગરીક્તા સંશોધન એક્ટના સમર્થનમાં જનજાગરણ અભિયાનનાં આયોજન અને કાર્યક્રમો માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી કમલમ્ કોબા ખાતે આજે પ્રદેશ બેઠક યોજવામાં આવશે

વેંકૈયા નાયડુના હસ્તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે જેમાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોને સર્વશ્રેષ્ઠ ફિયર ફિલ્મના પુરરસ્કાર નવાજવામાં આવશે ફિલ્મ અભિનેતા આયુષ્યમાન ખુરાનાને ફિલ્મ અંધાધૂન માટે અને વિક્કી કૌશલને ઉરી ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત થશે તેલુગુ ફિલ્મ મહાનટીમાં ઉત્તમ અભિનય માટે કીર્તી સુરેશને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત થશે આદિત્ય ધરને તેમની પ્રથમ ફિલ્મ ઉરી માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવશે

અક્ષયકુમાર અભીનીત ફિલ્મ પેડમેનને સામાજીક મુદ્દાઓ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને ધુમર ગીત માટે સર્વશ્રેષ્ઠ નૃત્ય નિર્દેશક અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો પુરસ્કાર એનાયત કરાશે